મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાજીએ રાજકોટના શ્રી અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે અમદાવાદ પાંજરાપોળ દ્વારા અછતગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુઓ માટે રૂ બે કરોડનો ચેક સ્વીકારતી વખતે ઉપર મુજબ કહયું હતું રાજયમાં પ્રવર્તતી અછત અંગે રાજ્યસરકારનું લાંબા ગાળાનું આયોજન સ્પષ્ટ કરતાં શ્રી વિજયભાઇએ કહયું હતું કેઅછતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજયસરકાર દર બુધવારે બેઠક યોજીને રાજયના પશુઓના કલ્યાણ માટે આયોજનબધ્ધ પગલાં લઇ રહી છે

યાલુ વર્ષે અછતની પરિસ્થિતિમાં વધુમાં વધુ ધાસચારાનું વાવેતર કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી કચ્છ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે

આ ઉપગ્રહ સમગ્ર દેશમાં બ્રોડબેંડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવશે અને નવી પેઢીની ટેકનોલોજીના પ્રયોગ માટેનું મંચ બનશે પ્રક્ષેપણ બાદ તરત જ ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના અધ્યક્ષ કે

એક ટ્વીટ સંદેશાંમાં શ્રી મોદીએ કહ્યું કે અતિ આધુનિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની બહુ મોટી સિદ્ધિ છે જેનાથી દૂર દૂરના વિસ્તારોને જોડાતા કરોડો દેશવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે આશુતોષ અંતાણી ભુજ સાહિત્ય પરિસંવાદ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મહારાવશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ નવમી ડીસેમ્બર રવિવારના રોજ પુસ્તકાલયના હોલ ખાતે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક ગૌતમ શર્માના સાહિત્યના રસદર્શન વિષે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે આ પરિસંવાદમાં વિદ્વાન વક્તાઓ ગૌતમ શર્માની ચૈતિહાસિક રહસ્ય સામાજિક ટૂંકી વાર્તાઓ કાવ્યો વગેરે રચનાઓનું રસદર્શન કરાવશે

આ બંને દર્દી હાલમાં સારવાર હેઠળ છે

આ પ્રસંગે હોમગાર્ડઝ સંસ્થાની સેવા કરનારાઓની સેવાની નોંધ તેમની સેવાને બિરદાવવામાં આવશે આશુતોષ અંતાણી ભુજ યોગ અને સાઈકો થેરાપી શિબિર આત્મહત્યા જેવા બનાવના ભોગ બનેલ વ્યક્તિઓના શોકગ્રસ્ત પરિવારજનો માટે નકારાત્મક લાગણીઓની તીવ્રતા અને માનસિક તનાવ નિચંત્રણ માટે ઓમ ફાઉન્ડેશન દ્વારા આગામી રવિવાર તારીખ નવમી ડીસેમ્બરના સવારે નિઃશુલ્ક થોગ સાઈકો થેરાપી પોસ્ટવેન્શન કેર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે